નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે દિલ્ફી અને રાષ્ટ્રીય પાટનગર વિસ્તારમાં

કાશ્મીરના શોપિયાન જિલ્લામાં કુટપોરા ગામે સલામતી દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ આજે સવારે ઠાર થયા છે

મતદાન કેન્દ્રો ઉપર સલામતીની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એવી જ રીતે મતદાન કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે મતગણતરી ગુજરાત ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની યોજાયેલી પેટા યૂંટણીની મતગણતરીમાં અત્યાર સુધી મળેલા વલણી મુજબ ભાજપ આઠ બેઠકો ઉપર સરસાઈ ધરાવે છે

ધારી બેઠક ઉપર ભાજપના જે વી

કોંગ્રેસના ધારાસભ્યોએ આ વર્ષની શરૂઆતમાં રાજીનામા આપતાં સંબંધિત આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુટિનના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠક પ્રથમવાર વીડિયોના માધ્યમથી યોજાશે

આવકવેરા ઓડિશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના કટક ખાતે બંધાયેલા આવકવેરા એપેલેટ ટ્રીબ્યૂનલના અદ્યતન સુવિધાવાળા સંકુલનું વીડિયોના માધ્યમથી આજે ઉદઘાટન કરશે

સીધા કરવેરાના ક્ષેત્રે આવકવેરા દ્રીબ્યૂનલ એક મહત્વની બંધારણીય સંસ્થા છે

દ્રીબ્યૂનલના ચેરપર્સન આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે દેશના જે શહેરના હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવતી હોય તે શહેરોમાં પણ આ પ્રતિબંધ લાગુ પડશે

આમ છતાં દિવાળી છઠ્ઠ ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી વખતે આ પ્રકારના ફટાકડા બે કલાક સુધી ફોડવા દેવાની મંજુરી આપવાનો નિર્દેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારો વર્તમાન તહેવારોની મોસમમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે પોતાની માર્ગદર્શિકા બહાર પાડી રહી છે

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ તેલંગાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે એનકાઉન્ટર કાશ્મીર કાશ્મીરના શોપિયાન જિલ્લામાં કુટપોરા ગામે સલામતી દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ આજે સવારે ઠાર થયા છે પોલીસના જણાવ્યા મુજબ અગાઉ મળેલી બાતમીને ધ્યાનમાં લઈને સલામતી દળોએ કુટપોરા ગામે ઘેરાબંધી કરી આતંકવાદીઓની શોધ શરૂ કરી હતી સલામતી દળના જવાનો નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો સલામતી દળના જવાનોએ કરેલી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા

ખાદી માસ્ક અરૂણાચલપ્રદેશ અરૂણાયલપ્રદેશના હજારો બાળકો ત્રિરંગી ખાદીના માસ્ક સાથે હવે લોકડાઉન બાદ પોતાની શાળાઓમાં અભ્યાસ અર્થે જશે

કોઈ ઇશાન રાજ્ય દ્વારા પ્રથમવાર પોતાની શાળાઓના બાળકો માટે ખાદીના માસ્ક આટલી મોટી સંખ્યામાં ખાદી અને ગ્રામોદ્યોગ નિગમ પાસેથી ખરીદવામાં આવ્યા છે

ભવનમાં વિકસાવેલી અઝિશમન પ્રણાલિનું નીરીક્ષણ કર્યું હતું

દ્વારા પ્રવાસી બસો માટે વિકસવવામાં આવી છે